રાજકોટમાં ફાંસની ચેન્નાઈમાં અમેરિકાની રાંચીમાં જર્મની અને લખનૌમાં કેનેડાની ટેકનોલોજીની મદદથી ઘર બંધાશે તેમજ દરેક પ્રોજેકટ હેઠળ વર્ષે એક હજાર મકાન બાંધવાની યોજના છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કરાયા હતા ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સફળ નીવડેલી છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પધ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુકૂળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યોના મુખ્ય સયિવો તથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ય સ્તરીય બેઠક યોજી હતી તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જીલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામ મોટા શહેરોમાં આ ડ્રાય રન કરાશે આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આના લીધે યુરોપ અને અમેરિકામાં ઉપલબ્ધ કોવિડની રસીના લાભ ગરીબ દેશોને મળવા લાગશે વિશ્વ આરોગ્ય સંસ્થાના લીદે ગરીબ દેશોના ઔષધ નિયંત્રણ તંત્રોને પોતાના દેશોમાં કોવિડની રસીના ઉપયોગ બાબતે મંજૂરી આપવામાં સરળતા રહેશે

ફાસ્ટટૈગથી વાહનોને ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે જેનાથી સમય અને ઇંધણની બચત થશે

એમેઝોન ફ્લીપકાર્ડ અને સ્નૈપડીલ પરથી તેને ઓનલાઇન પણ ખરીદી શકાશે ફાસ્ટટૈગમાં રેડીયો ફીકવન્સી આઇડેન્ટીફીકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેનાથી ચાલકોને ટોલ પ્લાઝા પર રાહ જોવી પડતી નથી ફાસ્ટટૈગ સાથે જોડાયેલા બેંક વોલેટમાંથી ડીજીટલ રીતે જાતે પૈસા કપાઇ જાય છે